પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે

બજેટ પ્રવચનમાં તેમણે જણાવ્યુ હતું કે અંદાજપત્રની જોગવાઈઓમાં ખેડૂતોની આવક બમણી કરવાથી માંડી આરોગ્ય શિક્ષણ માળખાગત સુવિધાની મોટા પાયે ખીલવણી જેવી બાબતોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે દેશને ફાઈવ દ્રિલિયન ઈકોનોમી બનાવવા માટે જરૂરી તમામ પગલાં અંદાજપત્રમાં સામેલ હોવાનું પણ શ્રીમતી સિતારમણે તેમના પ્રવચનમાં ઉમેર્યું હતું

દેશને આત્મનિર્ભર બનાવાનો મકસદ ધરાવતા બજેટને ઐતિહાસીક ગણાવતા શ્રી મોદી એ ઉમેર્યું છે કે યુવા પેઢીને આગળ વધવાની અઢળક તક આપતું આ બજેટ દેશને વિકાસની નવી ઊંચાઈ એ પહોંચાડશે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે સમાજના દરેક વર્ગની અપેક્ષા સંતોષે તેવું બજેટ છે

કોવિડ રોગયાળાને લીધે અંદાજપત્ર દસ્તાવેજનું છાપકામ કરવામાં આવ્યું નથી

સંસદમાં બજેટ રજૂ કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં શ્રીમતી સિતારમણે કહ્યું હતું કે જીવન વીમા નિગમનો પબ્લિક ઇસ્યુ લાવવા ઉપરાંત વીમા ઉદ્યોગમાં વિદેશી મૂડીરોકાણ વધે તેવા હિમમતવાન પગલાં ભરવામાં આવ્યા છે જાહેર ક્ષેત્રની બેન્કનું વસૂલ નહીં થઈ રહેલું ઘિરાણ એટ લે કે એન

ચોખ્ખી કરવા માટેની રકમ સરકાર તરફથી આપવાની જાહેરાતને પણ તેમણે ખૂબ મહત્વની ગણાવી હતી

નાબાર્ડ મારફતે ગ્રામીણ ક્ષેત્રમાં ધિરાણ પ્રવાહમાં નોંધપાત્ર વૃદ્ધિ કરવાની વાત પણ તેમણે કરી હતી વિકાસ માટે પાંચ લાખ કરોડ રૂપિયાનું ભંડોળ બજારમાંથી ઊભું કરવા માટે ખાસ કંપનીની રચના કરવાની જાહેરાત પણ બજેટ પ્રસ્તાવમાં સામેલ છે જેના વિષે તેમણે કહ્યું હતું કે ભંડોળના ઇન્ફાસ્ટ્રકચરનો વિકાસ અટકે નહીં તેની ખાસ કાળજી લેવાશે

તેમણે કહ્યું કે આ બજેટમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો તેમજ દરિયાઈ વિકાસ માટે જે જોગવાઈ કરાઇ છે તેનાથી ગુજરાતને લાભ મળશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી શ્રી નિશિત વ્યાસે અંદાજ પત્ર અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું કે આ અંદાજ પત્ર માત્ર આંકડાઓની માયાજાળ છે અને તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગની મુશ્કેલીઓમાં વધારો જ થશે શ્રી વ્યાસે નફો કરતી સરકારી કંપનીઓને વેચવાનો સરકાર ઉપર આક્ષેપ કર્યો

જી સી સી આઈના પ્રમુખ નટુભાઇ પટેલ તેમજ તમામ હોદ્દેદારોએ આ બજેટને ખૂબજ સકારાત્મક બજેટ ગણાવ્યું છે

એફોર્ડેબલ આવાસ ઉપર ટેક્ષની છૂટ વધુ એક વર્ષ લંબાવવાના નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગને લાભ મળશે તેમ તેમણે ઉમેર્યું શ્રી શાહે એફોર્ડેબલ હાઉસિંગના રેન્ટલ પ્રોજેક્ટ માટે ટેક્ષ છૂટ જાહેર કરવાના પગલાંને પણ આવકાર આપ્યો છે શ્રી શાહે જણાવ્યું હતું કે નોન એલોય એલોય અને સ્ટેનલેસ સ્ટીલ ઉપરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવાનું પગલું પણ મોટી રાહત સમાન છે તેમણે બેન્કોના ડૂબેલા ઘિરાણ અંગે અને ખરાબ લોન બુક ક્લીન કરવા માટે જાહેર કરાયેલા પગલાંને પણ આવકાર આપ્યો હતો